દાહોદ ખાતે યોજાનાર આ સમારોહમાં બાળકો કિશોરીઓ અને સગર્ભા ધાત્રી માતાઓના પોષણસ્તરને સુધારીને સુપોષિત ગુજરાતના આશયથી આ રાજ્યવ્યાપી અભિયાન યોજવામાં આવ્યું છે

ગુજકેટ પરીક્ષા ફી ત્રણસો રૂપિયા એસબીઆઈ પે મારફતે અથવા ઓનલાઈન અથવા એસબીઆઈ બ્રાન્ચ પેમેન્ટ ઓપ્શન દ્વારા કોઈપણ એસબીઆઈ બ્રાન્ચમાં ભરી શકાશે કુલ્પના શાહ બેટી બચાવો બેટી ભણાવો અભિયાન બેટી બચાવો બેટી ભણાવો યોજનાને વેગવંતુ બનાવવા રાષ્ટ્રીય દિકરી સપ્તાહ ઉજવણીના દિવસે હસ્તાક્ષર અભિયાન અને શપથ દ્વારા જનજાગૃતિ ફેલાવવાના કાર્યક્રમનો જિલ્લા વિકાસ અધિકારીશ્રી પ્રભવ જોશીના હસ્તે તેમના હસ્તાક્ષર સાથે પ્રારંભ કરવામાં આવ્યો હતો રાજ્ય સરકાર દ્વારા દિકરીના જન્મના પ્રમાણ વધવાની સાથે દિકરી શિક્ષિત બની પ્રગતિના પંથે આગળ વધે તેવા ઉમદા ઉદેશ સાથે અમલમાં મુકવામાં આવેલ વિવિધ મહિલા કલ્યાણકારી યોજનાઓની જેમ જ દિકરીઓની સાક્ષરતામાં વધારો થાય અને શિક્ષિત બનેલી સ્ત્રી સ્વમાનભેર આગળ વધી શકે તેવા સશક્તિકરણના અભિયાનમાં આર

જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારી જલ્પાબેન ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ મહિલા શક્તિ કેન્દ્રના કર્મચારીઓ દ્વારા બેટી બચાવો બેટી ભણાવો યોજનાની સાથે મહિલાલક્ષી શૈક્ષણિક યોજનાઓની માહિતી સાથે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું

જિલ્લામાંથી મળેલી અરજીઓ પૈકી વિજયભાઈ મોતા પૂર્વી સોની દેવાંશી બુધ્ધભટ્ટી અને ભૂપતસિંહ સોઢાની નિયુક્તિ કરાઈ છે આ યોગકોચ દ્વારા રાજ્ય અને કચ્છમાંથી યોગશિક્ષકો તેયાર કરવામાં આવશે જે દરેક યોગસાધકને તાલીમ આપશે જેથી ઘર ઘર સુધી યોગ પહોંચીશે અને લોકોનું આધ્યાત્મિક સ્વાસ્થ્ય સુધરશે

નું સરસ્વતી સ્ન્માન એક ભારતીય ભાષાની ક્રતિને તથા ચાર લાખ રુપિયાનું વ્યાસ સન્માન હિન્દીની ક્રતિને પ્રદાન કરવામાં આવે છે ત્યારે ફાઉન્ડેશનના ઈતિહાસમાં સૌપ્રથમવાર કોઈ સિંધી સાક્ષરનીઆ સન્માન માટે પસંદગી કરાઈ છે જેને પગલે સમગ્ર સિંધી સાહીત્ય જગતમાં હર્ષની લાગણી છવાઈ ગઈ છે

આ કાર્યક્રમ મારફતે મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજ્યના નાગરીકોની સમસ્યાઓ અને રજૂઆતોનો નિકાલ ટેકનોલોજીના માધ્યમથી સ્થળ પર કરતા હોય છે

સીઝનલ ફલુ સામે સાવચેતી એ સારવાર ઘણી શકાય જેથી જીવલેણ સીઝનલ ફ્લુથી બચી શકાય જોકે હવે ભેજયુક્ત વાતાવરણમાં જ પ્રસરતા સ્વાઈન ફલુને સરકાર સીઝનલ ફલુ તરીકે જાહેર કરી દીધી છે તેની માટે દરેક મોટી હોસ્પિટલમાં સ્વાઈન ફલ્ માટે અલગ વોર્ડ બનાવવામાં આવ્યા છે કચ્છની જનરલ હોસ્પિટલમાં પણ અલગથી આઈસોલેશન વોર્ડ બનાવવામાં આવ્યો છે જેથી સીઝનલ ફ્લુના દર્દીઓને યોગ્ય સારવાર મળી રહે સીઝનલ ફલુના કારણોમાં ડાયાબીટીસ હાઈપર ટેન્શન ફેફસાની બીમારી રોગપ્રતિકારક શક્તિ ઓછી હોવી વ્રધ્ધાવાસ્થાએ પહોંચેલા લોકો પાંચ વર્ષથી નીચેના બાળકો સગર્ભા સ્રીઓને હાઈ રીસકની શ્રેણીમાં ગણવામાં આવે છે